વિધાનસભાની યૂંટણીની જાહેરાત થતાં જ બંને રાજયામાં આદર્શ આયારસંહિતા અમલમાં આવી છે મુખ્ય યૂંટણી કમિશ્નર સુનિલ અરાશએ આજે દિલ્ફીમાં વિધાનસભાની યૂંટણીના સમયપત્રકની જાહેરાત કરી હતી બંને વિધાનસભાઓની યૂંટણી માટે રહમી સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પડશે અને યાથી ઓકટાબર સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે પાંચમીએ તેમની યકાસણી થશે

તેમણે રાજકીય પક્ષાને યૂંટણીપ્રયારમાં પ્લાસ્ટીકન ઉપયામા નહીં કરવાની અપીલ કરી હતી

શ્રી અરાશયે કહ્યું કે નકસલ પ્રભાવિત વિસ્તારામાં સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે લાક્કસભાની સમાહ્તિપુર બેઠકના લાક્કજનશાક્તિ પાર્ટીના સાંસદ રામચંદ્ર પાસવાનનું ગયા જુલાઇમાં અવસાન થવાથી આ બેઠકની પેટાયૂંટણી યાજવાની ફરજ પડી છે

બંને રાજયામાં વિધાનસભાની ચૂંટણીની થયેલી જાહેરાતને શ્રી શાહે આવકારી હતી તેમણે કહ્યું કે બંને રાજયામાં ભાજપના વડપણ હેઠળની સરકારાથ્રે છેલ્લાં પાંચ વર્ષમાં સાર વહીવટ પૂર પાડીને રાજયની પ્રગતિ નવી ઉંચાઇએ પહોંચાડી છે

ઁસ ેંજીંંજીંં અમેરિકાની સાત દિવસની મુલાકાતે જવા રવાના થયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર માદી જર્મનીના ફેન્કફર્ટ ખાતે આજે સવારે વિરામ કર્યો હતા અમેરીકા જવા રવાના થતા પહેલા શ્રી માદીએ સર્વગ્રાહી અસરકારક અને બહુસ્તરીય સુધારાઓ માટે ભારતની પ્રતિબદ્વતા દાજરાવી તેમણે કહ્વું કે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં સંબાધન કરતી વખતે સાતત્યપૂર્ણ વિકાસના લક્ષ્ય હાંસલ કરવામાં ભારતને મળેલી સફળતાની વિગત આપશે આવતીકાલે હ્યુસ્ટનમાં થાજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી અમેરીકામાં વસતા ભારતીયાંંં સંબાધન કરશે આ પ્રસંગે અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડાબાલ્ડ ટ્રમ્પ ઉપલ્ય્થત રહેશે

તેના લીધે ભારત અંગેના વલણમાં એક નવું સીમાચિન્હ ઉમેરાશે ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર માદી હ્યુસ્ટનમાં આવેલી અગ્રણી ઉર્જા કંપનીઓના સીઇઓ સાથે સંવાદ કરશે સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ભારતે આયુષ્યમાન ભારત યાજના સહિત આરામ્ય સંભાળ ક્ષેત્રે મેળવેલી સફળતાની જાણકારી આપશે

અમેરિકાની આ મુલાકાત વખતે બીલ અને મીલીન્ઠા ગેટ ફાઉન્ડેશન ગ્લાબલ ગાલકીપર્સ એવાર્ડ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર માદીનું સન્માન કરાશે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા શૌયાલય અને સ્વચ્છતા ક્ષેત્રે શ્રી માદીએ આપેલા યામાદાન બદલ તેમને આ પુરસ્કાર મળવાન છે

વેંકૈયા નાયડુએ ભારપૂર્વક જણાવ્યું છે કે યાજના અને કાર્યક્રમ વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીયનીતી ઘડવાની તાતી જરૂર છે તેમણે કહ્યું કે ભારતીય ગુણવત્તા પરિષદ રાષ્ટ્રીય નિતી ધડવાની કામગીરી કરી રહી છે અને પહેલી વખત આ મુદ્દે વિધિવત અભિગમ અપનાવવામાં આવશે આજે હૈદરાબાદમાં થાજના વ્યવસ્થાપકાની રાષ્ટ્રીય પરિષદમાં તેઓ બાલી રહ્યા હતા

વધારાના સાલીસીટર જનરલ કે એમ નટરાજ જેઓ એન્ફાર્સમેન્ટ ડીપાર્ટમેન્ટતરફથી સ્પેશીયલ જજ અજયકુમાર કુહાર સમક્ષ ઉપહ્યિત રહ્યા હતા અને જામીન આપવાબાબતે વિરાધ્ર વ્યક્ત કર્યો હત ઈડીએકહ્યું કે કર્ણાટકના કોંગ્રેસ નેતા મની લાખ્ડરિંગ કેસમાં સાક્ષી ઉપર પ્રભાવપાડી શકે તેમ છે

રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગાડીએ આજે ઇટાનગરમાં પત્રકાર સાથેની વાતયીતમાં જણાવ્યું હતું કે ઇશાન ભારતના બધા જ આઠ રાજથાખે દિલ્ફી સાથે જાડવા જાઇએ તેવ મત પ્રધાનમંત્રી નરેન્દ્ર માદીએ વ્યકત કર્યો છે રેલવેરાજયમંત્રીએ જણાવ્યું કે જા રાજય સરકાર જમીનની ફાળવણી કરશે ત અરૂણાચલ પ્રદેશમાં નવા રેલમાર્ગોન સર્વે હાથ ધરાશે

ડી મિશ્રા અને મુખ્યમંત્રી પ્રેમા ખાંડુ સાથે અરૂણાયલ પ્રદેશમાં રેલવે નેટવર્કના વિસ્તરણની ચર્ચા વિચારણા કરી હતી તેમણે કહ્યું કે રેલવે મુસાફરાબી સલામતી અને દ્રેન સમયસર યાલે તે બાબતને રેલવેમંત્રાલયે ટાયની અગ્રતા આપે છે

ચાથ્ય ક્રમ ધરાવતા દિપક પુનિયાએ કવાર્ટર ફાઇનલમાં કાલંબિયાના આરતુર ઇઝકથુરડ મેન્ડઝને પરાજય આપ્ય હત અને આગામી વર્ષે યાજાનાર ટાકિય ઓલમ્પકમાં સ્થાન નિશ્ચિત કરનાર ચાથ ભારતીય ખેલાડી બન્ય છે

આજે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં બાલતાં પક્ષપ્રવકતા પવન ખેરાએ જણાવ્યું હતું કે વિધાનસભાની આ ચૂંટણીમાં કોંગ્રેસ લાકાને સ્પર્શતા મુદ્દાઓ ખાસ કરીને ખેડૂત અને યુવાનાને લગતા મુદ્દાઓ ઉઠાવશે

આ બનાવ નામાક્કલ નજીક મન્નીકવેલુર જંકશન પાસે કાર અને ટ્રક અથડાતાં અને એક મહિલા અને એક બાળક સહિત પાંચ જણાંનાં માત નિપજ્યા હતા